આ નવા કાયદા હેઠળ દેશભરની તમામ સહકારી બેંકો પણ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દેખરેખા હેઠળ કામ કરશે આ ખરડાને હવે કાયદાનું રૂપ આપવા માટે રાષ્ટ્રપતિને અહીં માટે મોકલવામાં આવશે ત્યારે તેની અમલવારી થશે અને કાયદો બનશે

ઉપરાંત સ્ટોક લિમિટ પણ ખતમ કરવાની જોગવાઈ આ વિધેયકમાં છે બી જેડી વાયએસઆર કોંગ્રેસ ટીડીપી જેવા પક્ષોએ આ વિધેયકને ટેકો આપ્યો છે

આ તમામ રકમ કોરોનાની મહામારી સામે લડી રહેલા નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વપરાશે

આરતી ભટ્ટ જિલ્લા કેરીયર કોર્નર સેન્ટર જિલ્લાની દરેક શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક અને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે સંકલનમાં રહીને કેરીયર કોર્નર સેન્ટર કાર્યરત કરવાનો નિર્ણય રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો હતો આ સેન્ટર શરૂ કરવા અને શિક્ષકોને તેમાં સાંકળવા માટે ડિસેમ્બરમાં સેમિનાર યોજવાનો નિર્ણય કરાયો હતો તેમજ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કીલની તાલીમ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ સ્કીલ તાલીમ ઉભા કરાશે એમ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી